પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઘોઘા અને હજીરાની વચ્ચે રૌ પેક્સ ફેરી સેવા ગુજરાતના લોકો માટે આગામી પેઢી માટેનું પરિવહન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોને તહેવારોની ખરીદી વોકલ ફોર લોકલના મંત્ર સાથે કરવા આગ્રહ કર્યો ઘોઘા હજીરા રૌ પેક્સ ફેરી સેવાના પ્રારંભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતનો દરિયાઇ કાંઠો ભારતનો ગેટ વે ઓફ ઇન્ડિયા બનશે

દેશના આર્થક વિકાસ માટે જળમાર્ગોને પ્રોત્સાહન આપવાના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સેવા ગુજરાતના લોકોને વધુ સારી આંતરરાષ્ટ્રીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે અને તેમને આગામી પેઢીનું પરિવહન સુલભ થશે શ્રી મોદીએ કહ્યું કે ઘોઘા અને હજીરાની વચ્ચે આ સેવાની શરૂઆતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે

તેમણે એન્જિનિયરો અને કર્મચારીઓની સાથે સાથે આ સેવા સાથે જોડાયેલા લોકોનો આભાર માન્યો તેમણે કહ્યું કે આનાથી લોકોનું જીવન સરળ બનાવવામાં મદદ મળશે અને આ ક્ષેત્રમાં આર્થિક વિકાસની ગતિવિધિઓને પ્રોત્સાહન મળશે

હજીરા ધોધા રૌ પેક્સ ફેરી સેવા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ક્ષેત્રના પ્રવેશદ્વાર રૂપે કામ કરશે

અમારા અમદાવાદના સંવાદદાતા યોગેશ પંડ્યા જણાવે છે કે રોપેક્ષ સેવા એ દેશના જળમાર્ગો વિકસીત કરીને તેમનો ઉપયોગ આર્થિક વિકાસમાં કરવાની દિશામાં લેવાયેલું પહેલું પગલું ગણાવી શકાય રોપેક્ષ ફેરી સેવાના ઘણા લાભ થવાના છે

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલે આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે આ આધુનિક રેલ્વે સ્ટેશનનું કામ આગામી બે માસમાં શરૂ થશે

અહિંયા વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવશે જે ગેલેરીમાંથી રેલ્વે સ્ટેશનમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઇ શકાશે રેલ્વે સ્ટેશનના મુખ્ય દ્વાર ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીની રેપ્લીકા મુકવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું છે કે વડોદરાથી કેવડીયાની રેલ્વે લાઇનને ભારતીય રેલ્વેના નકશા સાથે જોડી દેવાશે જેથી પ્રવાસીઓ ભારતના કોઇપણ સ્થળેથી કેવડીયા પહોંચી શકે વડોદરાથી કેવડીયા રેલ્વે લાઇનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે આ કામ આગામી બે થી ત્રણ માસમાં પૂર્ણ થશે

જ્યારે કેવડીયા ખાતે રેલ્વે સ્ટેશનની બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે

રાજ્યની અબડાસામોરબી ગઢડા ધારી લીંબડી કરજણ ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠકોની ત્રીજી નવેમ્બરે ચૂંટણી યોજાઇ હતી આગામી દસમી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે